આઈપીએલ ક્રિકેટ સ્પર્ધામાં ગઇકાલે રમાયેલી મેચોમાં દિલ્હી કેપીટલ્સ ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને અને રાજસ્થાન રોયલ્સે મુંબઇ ઇન્ડીયન્સ ટીમને પરાજય આપ્યો છે

વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ મતદારોને રીઝવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉત્તરપ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળમાં યોજાયેલી રેલીઓમાં સંબોધન કર્યું હતું બિહારના ફોર્બસગંજ ખાતે રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જો એન ડી એ ની સરકાર સત્તામાં પાછી ફરશે તો ભ્રષ્ટાચાર પરિવારવાદ તથા ધર્મ અને જાતિ આધારીત રાજકારણ અને ગરીબોના નામે ચલાવાતી લૂંટ જેવા દૂષણો નાબૂદ થશે શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પાટણમાં રેલીને સંબોધશે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહાર તથા છત્તીસગઢમાં ગઇકાલે ચૂંટણી પ્રચાર કર્યો હતો છત્તીસગઢના બીલાસપુર ખાતેની રેલીમાં શ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રચાશે તો ગરીબી પર સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવશે બિહારમાં જેડી યુના અધ્યક્ષ તથા મુખ્યમંત્રી નીતીશકુમારે સુપૌલ તથા માધેપુરામાં જાહેરસભાઓ સંબોધી હતી ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અખીલેશ યાદવ બી

ડી ના અધ્યક્ષ અજીતસિંહે રામપુર અને ફિરોઝાબાદમાં સંયુક્ત રેલીમાં સંબોધન કર્યું હતું

વિવિધ અગ્રણીઓ રેલીઓમાં સંબોધનો કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં રેલી યોજવાના છે

કોંગ્રેસના અબુ તાહેરખાન અને અપૂર્વ સરકારે કોંગ્રેસ છોડીને તૃણમુલ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપતા નોવાડા અને કાંડી બેઠકોની પેટાચૂંટણી જરૂરી બની છે એવી જ રીતે સી પી આઈ એમ

મુર્મુ અને ટીએમસીના અર્જુનસિંહે પોતાના પક્ષોમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાતા હબીબપુર અને ભાટપરાની પેટાચૂંટણી યોજાશે એવી જ રીતે દાર્જીલીંગ વિધાનસભાની અગાઉ જાહેર કરેલી પેટાચૂંટણી પણ એ જ દિવસે યોજાશે

મુખ્ય ચૂંટણી અધિકારી એલ

પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ફિરોઝપુર બેઠક માટે શેરસિંહ ઘુબાયા અને ભટીંડા બેઠક માટે અમરિંદરસિંહ રાજાની પસંદગી કરી છે

અબ્દુલ સત્તાર ઔરંગાબાદના સિલોદથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે કોંગ્રેસના જાલના બેઠકના ઉમેદવારથી નાખુશ થયેલા અબ્દુલ સત્તારે અપક્ષ ઉમેદવાર અને પ્રદેશ ભાજપના વડા રાવ સાહેબ દાનવેના સગા હર્ષવર્ધન જાદવને સમર્થન જાહેર કર્યું હતું

ચૂંટણીપંચે સિદ્ધુને આજે નોટીસનો જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે

ગઇકાલે મુંબઇમાં માઝગાવ ડોક ખાતે ગાઇડેડ મિસાઇલ વિનાશક સબમરીન ઇમ્ફાલને કાર્યરત કરવાના સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે નૌકાદળ દ્વારા વધુ યુદ્ધ જહાજો સબમરીનો અને વિમાનો મેળવવા માટેની લાંબા ગાળાની યોજના તૈયાર કરાઈ છે એડમિરલ લાંબાએ જણાવ્યું હતું કે નૌકાદળ હવે ખરીદનારની ભૂમિકામાંથી બનાવનારની ભૂમિકામાં પ્રવેશ્યું છે અને ભવિષ્યમાં તેઓ વધુ પ્રગતિ કરશે

આ બનાવમાં ઘણા લોકોને ઇજા થઇ છે

રેઇનબો અને નેશનલ હુક અપ પરથી સાંભળી શકશે

દિલ્હીએ વિજય માટેનો લક્ષ્યાંક બે બોલ બાકી હતા ત્યારે હાંસલ કર્યો હતો

આજે બપોરે ચાર વાગે હૈદરાબાદમાં રમાનારી પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હેદરાબાદ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે

જયારે સ્પર્ધાની ફાઇનલ આજે સાંજે રમાશે